વિધાનસભા બજેટ સત્ર ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આજના દિવસે શિક્ષણ ઉચ્ય અને ટેક્નિકલ શિક્ષણ કાયદો ન્યાયયંત્ર અને સંસદીય બાબતો મીઠા ઉદ્યોગ ગૌ સવનર્ધન નાગરિક ઉડયન આદિજાતિ વિકાસ મહિલા અને બાલ કલ્યાણ વિભાગ પંચાયત અને પર્યાવરણને લગતા વિભાગો સંબંધિત પ્રશ્નો પર ચર્ચા થઈ હતી ઉપરાંત ઉદ્યોગ અને ખાન વિભાગ બંદરો અને વાહન વ્યવહાર વિભાગ અને ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગને લગતી માંગણીઓ પર ચર્ચા થઈ હતી દાંડિયા ત્રા ઐતિહાસિક દાંડિયાત્રા ભરૂયના કારેલી ખાતે પહોંચી

દાંડિયાત્રાનું સ્વાગત ભરૂચના કારેલી ખાતે કલેકટર એમ

મોઢિયા તેમજ માજી મંત્રી છત્રસિંહ મોરી સહિત અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કર્યું કોરોના અમદાવાદ શહેરમાં સુપર સ્પ્રેડર્સના કોરોના ટેસ્ટ ફરીથી કરવાનો અગત્યનો નિર્ણય લેવાયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં અગાઉ જે પ્રકારે વિશેષ ઝુંબેશ ઉપાડીને સુપર સ્પ્રેડર્સના કોરોના ટેસ્ટીંગ કરવામાં આવેલા હતા તે મુજબ ફરીથી સુપર સ્પ્રેડરના રેપીડ એન્ટીજન ટેસ્ટીંગ કરવાની ઝ઼ંબેશ ઉપાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે

જેમાં મુખ્યત્વે શાકભાજીના વિક્રેતા દવાઓ કરીયાણાના વિક્રેતા રીક્ષા ડ્રાઇવર કડીયા કામ કરતા કારીગર વગેરે સંભવિત સ્પ્રેડર્સ લોકોએ એન્ટીજન ટેસ્ટીંગ કરાવી તેનું પ્રમાણપત્ર કાર્ડ મેળવી લેવાનું રહેશે

શનિવારના હાટ બજારમાં ગ્રામ્ય વિસ્તારોમાં થી મોટી સંખ્યામાં લોકો બજાર આવતાં હોય છે

આજે સુરેન્દ્રનગર રોટરી હોલ ખાતે કોરોના વેકસીનેસન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે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

સોમનાથ ટ્રસ્ટ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ દીવ ટુરીસ્ટ પેકેજ બસનો પ્રારંભ કરાયો

સોમનાથના ટ્રસ્ટી જે ડી પરમારે લીલી ઝંડી આપી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો